ગુજરાત રાજ્ય એન સી સી

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા તારાપુર વાસદના છ માર્ગીય રસ્તાનું કામ ચાલુ છે ત્યારે સાબરમતી નદી પર બગોદરા તારાપુર અને વાસદને જોડતાં ગલીયાણા ખાતે રૂ

આ છ માર્ગીય સુઆયોજિત આંતરમાળખાકીય પરિવહનને કારણે ઇંધણ સમયમાં ઘટાડો થશે સાથે સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે તેમણે કહ્યું કે આવનારા બે વર્ષમાં ટૂંકાગાળામાં બે તબક્કામાં છ માર્ગીય રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવશે

મી

મી

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી રશિયા પ્રવાસેથી પરત ફર્યા છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રશિયા પ્રવાસના ત્રીજા દિવસે વ્લાદીવોસ્ટોકમાં ડાયમન્ડ કર્ટીંગ ક્ષેત્રે સંકળાયેલા ગુજરાતી ઊદ્યોગ સાહસિકોના યુનિટસની મૂલાકાત લીધી હતી તેમણે ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે મૂળ સૌરાષ્ટ્રના વિઠ્ઠલભાઇ રામાણીના કે જી કે ડાયમન્ડ એન્ડ કટીંગ યુનિટની મૂલાકાત લઇ અઘતન મશીનરી વગેરે નિહાળ્યા હતા

તેમણે સુરેશ એન્ડ કંપનીના નવા યુનિટની મૂલાકાત લઇ પૂજાવિધિ કરી હતી

મુખ્યમંત્રીશ્રીએ આ બેય ડાયમન્ડ કર્ટીંગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાઓને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશીલતા ઝળકાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી રશિયાનો પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ આવતાં વેત જ તેમણે કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલજી સાથે ગાંધીનગર રેલવે સ્ટેશન પર નિર્માણ પામી રહેલા હોટલ પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાત કરી હતી

જેમાં કુલ સાત ઇવેન્ટ યોજાશે

અગાઉ ટેબલ ટેનિસ એસોસીએશનના અધ્યક્ષ શ્રીમતી જયાબેન ઠક્કર તથા અન્ય મહાનુભાવોએ ચેમ્પિયનશીપના લોગોનું વિમોચન કર્યું હતું આ પ્રસંગે શ્રીમતી ઠક્કરે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા વડોદરાને ફાળવવા બદલ ગુજરાત રમત ગમત વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો

દરેક તાલુકામાં કુલ પાંચ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાથી જનજીવન પ્રભાવિત થયું હતું પરંતુ રાજ્ય સરકારની સતર્કતા અને સમયબદ્ધ આયોજનના પરિણામે કોઇ મોટી જાનહાની થઇ નથી

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કાંઠા વિસ્તારમાં આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની વકી છે પવનની ગતિ વધશે અને માછીમારોને દરિયો ના ખેડવા ચેતવણી આપવામાં આવી છે ગુજરાત રાજ્ય એન સી સી ની પહેલી ગર્લ્સ ગુજરાત બટાલીયન એન

દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પ અમદાવાદના લૉ ગાર્ડન સ્થિત એન સી સી

બાર દિવસ સુધી ચાલેલા આ કેમ્પમાં ગુજરાત પશ્ચિમ બંગાળ અને સિક્કમના યુવાનોએ એકબીજાની સંસ્કૃતિ પહેરવેશ ખાનપાન લોકસંગીત તથા લોકન્રત્યનું આદાનપ્રદાન કર્યું હતું પશ્ચિમ બંગાળથી આવેલા યુવાને તેનો પ્રતિભાવ આ રીતે આપ્યો

ત્યારબાદ તેઓશ્રીના વરદ્ હસ્તે વ્રક્ષારોપણ કરાશે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવશે

તે અનુસાર શ્રી આર

ફળદ્વ તલોદમાં શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગરમાં શ્રી કૌશિકભાઇ પટેલ કલોલમાં શ્રી સૌરભભાઇ પટેલ વડીયામાં શ્રી ગણપતભાઇ વસાવા વિજાપુરમાં શ્રી જયેશક્રમાર રાદડિયા જોડીયા અને શ્રી દિલીપક્રમાર ઠાકોર તાપી જિલ્લાના કુકરમુંડામાં ત્રિરંગો લહેરાવશે શ્રી ઇશ્વરભાઇ પરમાર સાવલીમાં શ્રી કુંવરજીભાઇ બાવળીયા સોજીત્રામાં શ્રી જવાહરભાઇ ચાવડા ચુડામાં ધ્વજવંદન કરશે અન્ય જિલ્લાઓમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ અને કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરાશે

નર્મદા ખાતે આવેલા સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે કડક સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

આ દિવસે રાજ્યના મહિલા બાળ વિકાસ અને શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે મંત્રી તરીકે બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતેથી ધ્વજવંદન કરશે અને દેશની રક્ષા કરનાર જાંબાજ જવાનોને નડાબેટ બીએસએફ કેમ્પ ખાતે રાખડી બાંધશે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા અમદાવાદમા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પુસ્તક પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રદર્શન બાદ પણ વળતર કાયમી ધોરણે મળશે ગાંધીભૂમિ પોરબંદરમાં એસ ટી ના સમારકામ તેમજ જાળવણી માટે તમામ સુવિધા સાથેના રૂા

ટી વર્કશોપનું મત્સ્યોદ્યોગ પ્રવાસન અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે વર્તમાન સરકાર સમય સાથે પરીવર્તન સ્વીકારી લોકાભીમુખ અભિગમ પ્રત્યે પ્રતિબધ્ધ છે